સોમવારે આઠમી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો પાછાં ખેંચી શકાશે

તેમાં ગુજરાત ગોવા કેરળ દીવ દમજ્ઞ દાદરા નગરહવેલીની તમામ બેઠકો માટે મતદાન થશે

આ અંગે નાયબ જીલ્લા ચુંટજી અધિકારી શ્રી એમ

એક ઉમેદવારીપત્ર કોઈ પણ પક્ષના મેન્ડેટ વગરનુંએક ઉમેદવારીપત્રમાં સોગંદનામામાં ક્ષતિ જજ્ઞાતાજયારે અન્ય લે ઉમેદવારીપત્રો ડમી હોવાથી રદ બાતલ થયા હતા અમારા સંવાદદાતા આર સરવૈયા જજ્ઞાવે છે કેકચ્છ જીલ્લામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાની સામે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરી વચ્ચે સીધો મુકાબલો થવાના એંધાજ્ઞ છેજયારે અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટીબહુજન મુક્તિ પાર્ટીહિન્દુસ્તાન નિર્માણ દળ અને કેટલાક અપક્ષ ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે

જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભ તોલુંમબીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખા અને સમગ્ર પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફના સભ્યો જોડાયા હતા

દરમ્યાન રાજ્યભરના સિંધી પરિવારો દ્વારા ચેટીચંડ અને મરાઠી પરિવારો દ્વારા આજે ગુડી પડવો પજ્ઞ ઉજવાશે રાજ્યપાલશ્રી ઓ

કો હલ અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાજીએ આજે ઉજવાનારા ચેટીચંડ અને ગૂડી પડવાના પર્વે સિંધી અને મરાઠી સમુદાયના સમસ્ત ભાઈ બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવી છે કચ્છમાં પજ્ઞ દરિયાલાલ જયંતી તેમજ ચેટીચંદ પર્વની શ્રધાપૂર્વક ઉમંગભેર ઉજવજ્ઞી કરવામાં આવશે જીલ્લાના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ તથા સિંધી નવા વર્ષ નિમિતે નિમિતે ઝૂલેલાલ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના વિવિધ આગેવાનો જોડાશે ઉપરાંત સમગ્ર કચ્છમાં લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જયંતીની પણ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે